કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને આંતર માળખા દ્વારા પ્રોત્સાહન વીભાગના આંકડાઓમાંથી વિગત પ્રકાશીત થઈ છે

આ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આમ આ નિર્ણય સાથે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપી છે રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો છે

આ ઉપરાંત રાજ્ય સરકારે ગોધરા વેરાવળ ખંભાળિયા બોટાદ મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય લીધો છે તેની સાથે સાથે હયાત હોસ્પિટલોમાં પથારીઓ પણ વધારવામાં આવશે

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે આ સંકલન સમિતિના મુખ્ય સંવર્ધક તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અધ્યક્ષ તરીકે એન આર જી મંત્રી પ્રદિપસિંહ જાડેજા રહેશે સમિતિની બેઠક વર્ષમાં બે વાર મળશે તેમણે ઉમેર્યું કે આ સંકલન સમિતિના સભ્યો તરીકે સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોના રજીસ્ટર્ડ ગુજરાતી સમાજોના પ્રમુખશ્રી મંત્રીશ્રીઓ રહેશે અને અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ પૈકી રાજ્ય સાથે સતત જોડાયેલા ખ્યાતનામ બિન નિવાસી ગુજરાતીઓ પૈકી કેટલાકનો સમાવેશ કરાશે

ત્યારે દેશભરના શહેરોમાં કચ્છના છ શહેરો પૈકી ભચાઉ સૌથી મોખરે રહ્યું હતું જ્યારે અંજાર સૌથી પાછળ રહ્યું હતું

શિયાળામાં શિતમથક એવો નલિયા કરતાં આજે પાટનગર ભુજમાં ઠંડી વધુ નોંધાઈ હતી

દિવસભર સૂર્યના દર્શન થયા નહોતા અને સુસવાટા મારતા ઠંડા પવનને લીધે જનજીવનને માઠી અસર થઈ હતી લોકોએ જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળતા માર્ગો પર અવરજવર ઓછી જણાતી હતી સરહદી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તો ઠંડીની અસર વધુ જોવા મળી હતી

આ બેઠકમાં કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સીલના અધ્યક્ષ અશોક મહેતા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

નો ફાયદો થઈ શકે તેમ છે તેવો મત આ બેઠકમાં વ્યકત કરાયો હતો જે અંગે આગામી સમયમાં જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ રજૂઆત કરવા નિર્ણય લેવાયો હતો